પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારાઓ સામે નિર્ણાયક લડત આપવા અનુરોધ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ રીતે આતંકવાદ સામેની લડાઈને સમર્થન આપે છે

તેમણે કોઈપણ દેશનું નામ લીધા વિના જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ એ વાત જાણે છે કે કોણ આતંકવાદીઓને આશ્રય આપી પ્રોત્સાહન આપે છે શ્રી મોદીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ રીતે આતંકવાદ સામેની લડાઈને સમર્થન આપે છે

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે વિવિધતામાં એકતા એ ભારતની લોકશાહીની શક્તિ છે ભારત સદીઓથી ઉદારમત ધરાવતો દેશ છે શ્રી મોદીએ હાઉડી કાર્યક્રમ અંગે બોલતા કહ્યું હતું કેશ્રી ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિ તથા અમેરિકાના કેટલાક સેનેટરો ભારતના પ્રગતિની વાત કરી રહ્યા છે તે વાસ્તવમાં આશરે સવા અબજ ભારતીયોની સિદ્ધી છે તેમણે કહ્યું કે નવું ભારત ઉપસી રહ્યું છે અને તે પરિવર્તનની સાથે સાથે પ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર તરફ પ્રગતિ સાધી રહ્યું છે

અમેરિકા અને ભારત બંને માટે સરહદની સલામતી ખૂબ જ અગત્યની છે આથી જ ભારત અને અમેરિકા સલામતી ક્ષેત્રના સહકારને મહત્વ આપી રહ્યા છે શ્રી ટ્રમ્પે આગામી નવેમ્બરમાં પ્રથમવાર સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત કવાયત યોજવાની જાહેરાત કરી હતી તેમણે મોદી સરકારે હાથ ધરેલા આર્થિક સ્રધારાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સુધારાના લીધે ત્રીસ કરોડ લોકો ગરીબીની સમસ્યાથી મ્રક્ત થયા છે અગાઉ શ્રી મોદીએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ વ્યક્તિ તરીકે ઓળખાવીને કહ્યું કે તેમની હાજરી બતાવે છે કે અમેરિકા ભારતનો મિત્ર દેશ છે શ્રી મોદીએ તેમના સંબોધનના અંતે અબ કી બાર ટ્રમ્પ સરકાર સૂત્ર દ્વારા બંને દેશો વચ્ચેના નજીકના સંબંધોનો પરિચય આપ્યો હતો અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે સંપૂર્ણ એનઆરજી સ્ટેડિયમ દર્શકો ખીચોખીચ ભરાઈ ગયું હતું અને તેઓ ભારત માતા કી જયના સૂત્રો ઉચ્ચારતા હતા હાઉડી મોદી કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શાશ્વત ગાંધી સંગ્રહાલયનું ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું હતું તેમણે હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજ ઈવેન્ટ સેન્ટર તથા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું

અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચના મુકેશ અઘીએ જણાવ્યું હતું કે આ સંયુક્ત સંબોધન એ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો મહત્વનો ક્ષણ ગણાવી શકાય અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ વોશિંગ્ટન પોસ્ટ અને ન્યુયોર્ક ટાઈમ્સ જેવા જાણિતા અખબારોએ હ્યૂસ્ટન કાર્યક્રમ અંગે વિગતવાર અહેવાલો પ્રકાશિત કર્યા છે

પ્રધાનમંત્રી ગાંધી સોલાર પાર્ક અને ગાંધી પીસ ગાર્ડનનું ઉદ્દ્ઘાટન કરશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ન્યાયાધીશ કૃષ્ણમુરારી એસ રવિન્દ્ર ભટ્ટ વી રામસુબ્રમણ્યમ અને ઋષિકેશ રોયને શપથ લેવડાવશે

ન્યાયાધીશ મુરારી પંજાબ વડી અદાલતના ન્યાયાધીશ ભટ્ટ રાજસ્થાન વડી અદાલતના ન્યાયાધીશ રામસુબ્રમણ્યમ હિમાચલ વડી અદાલતના અને ન્યાયાધીશ રોય કેરળ વડી અદાલતના ન્યાયાધીશ હતા સર્વોચ્ચ અદાલતના કોલેજીયમ દ્વારા માન્ય રખાયેલ આ ચાર ન્યાયધીશોની સર્વોચ્ચ અદાલતમાં નિમણૂંકની ગયા સપ્તાહમાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી

તેમણે કહ્યું કે આ વસ્તીગણતરીમાં દરેક નાગરિકને આવરી લેવાશે આ કામગીરીના આધારે જ દેશના ભવિષ્યના આયોજન તૈયાર થતાં હોય છે તેમણે વસ્તી ગણતરીના મહત્વ અંગે લોક જાગ્રતિ કેળવવા ભાર મૂક્યો હતો શ્રી અમિત શાહે કહ્યું હતું કે આ કામગીરી વખતે મોબાઈલ એપનો ઉપયોગ થશે અને પ્રથમવાર સરકાર રાષ્ટ્રીય વસ્તી નોંધણી પત્રક એનપીઆર તૈયાર કરશે શ્રી અમિત શાહે લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર વિવિધ યોજનાઓની વિગતો આપી હતી

તેમણે સ્વ હિત ધરાવતા લોકોએ રજૂ કરેલી વિગતો ભુલી જઈને પોતાના સમગ્ર કાશ્મીરના હિતને ધ્યાન લેવા લોકોને અપીલ કરી છે તેમણે જણાવ્યું કે ગત પાંચમી ઓગસ્ટે લેવાયેલો નિર્ણય હવે ફેરવી શકાશે નહીં એ વાસ્તવિકતા બધાએ સ્વિકારવી જોઈએ અને આ નિર્ણય આપણા સો માટે ઉપકારક છે પાકિસ્તાન દ્વારા થતાં હસ્તક્ષેપ બાબતે બોલતા શ્રી ગુપ્તાએ કહ્યું કે પાકિસ્તાન પોતાના નાગરિકોને પણ સાચવી શકતો નથી

છત્તીસગઢમાં દાંતેવાડા બેઠક ઉત્તરપ્રદેશમાં હમીરપુર કેરળમાં પાલા અને ત્રિપુરામાં બધારઘાટ બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી શાહૂએ જણાવ્યું છે કે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે હેતુથી સલામતીની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ભાજપના ધારાસભ્ય ભિમા માંડવીના અવસાનના કારણે અહીં પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી છે જ્યારે હમીરપુરમાં ભાજપના અશોકસિંહ ચાંડેની અદાલત દ્વારા ગેરલાયક ઠરાવવામાં આવતા અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે

એનસીપીના વડા શરદ પવારે સાતારામાને જાહેરસભાને સંબોધી હતી તેમણે કહ્યું કે રાજ્યના નાગરિકો ભાજપના વડપણ હેઠળની સરકારના શાસનમાં ખુશ નથી મહારાષ્ટ્ર દુકાળ પુર અને મંદી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને વર્તમાન સમયે પરિવર્તન માટે યોગ્ય કહી શકાય એનસીપીના બીજા નેતા અજીત પવારે પૂણેમાં પક્ષના કાર્યકરોની બેઠકમાં સંબોધન કર્યું હતું શ્રી અજીત પવારે સત્તાધારી સરકારની ટીકા કરી હતી શિવસેના યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં રેલી યોજી હતી એનસીપીના ભૂતપૂર્વ કોર્પોરેટર રત્ના મહાલે સહિત એનસીપીના ઘણા કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા

બ્રિટનનાં નાગરિક ઉડ્ડયન પ્રશાસને જણાવ્યું છે કે થોમસ કુક તાત્કાલિક રીતે વેપાર બંધ કરશે થોમસ કુકનાં મુખ્ય કાર્યકારી અધિકારીએ તેમના બધા ગ્રાહકો કર્મચારીઓ અને ભાગીદારોની માફી માંગી છે

કંપની રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને અન્ય બેંકોનું અઢી કરોડ અમેરિકી ડોલરનું દેવું ચુકવી ન શકતા બંધ કરવાની ફરજ પડી છે